કર્ણાટક વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું કે રાજીનામાના પત્રો યોગ્ય સ્વરૂપમાં નથી

રાજયસભાની બેઠક બે વાર મોક્ફ રાખવી પડી કોંગ્રેસના સભ્યોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો ગૃહની બેઠક મળતાં જ કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો અને તૃણમૂલ કોંગ્રેસના સભ્યો પણ જાહેર સાહસોમાં સરકારી મૂડી પાછી ખેંચવાના વિરોધમાં ગૃહની મધ્યમાં આવી ગયા નાયબ સભાપતિ હરિવંશે સભ્યોને વ્યવસ્થા જાળવવા અનુરોધ કર્યો પરંતુ તેમ છતાં ઘોંઘાટ ચાલુ રહેતાં ગુહની બેઠક મોકુફ રાખી લોકસભામાં કોંગ્રેસના નેતા અધિરંજન ચૌધરીએ આ મુદ્દો ઉઠાવ્યો પરંતુ અધ્યક્ષ ઓમ બિરલાએ મંજૂરી ન આપતાં કોંગ્રેસના સાંસદો ગૃહની મધ્યમાં આવી ગયા ડીએનકે સમાજવાદી પાર્ટી અને અન્ય પણ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્યારમાં જાડાયા શ્રી ચૌધરીએ કર્ણાટકમાં સરકાર ઉથલાવવાનો ભાજપ પર આરોપ મૂક્યો સંરક્ષણમંત્રી રાજનાથસિંહ જણાવ્યું કે કર્ણાટકના રાજકીય અવરોધમાં કેન્દ્રની કોઇ જ ભૂમિકા નથી તેમણે કહ્યું કે કોંગ્રેસ ગૃહમાં અવ્યવસ્થા ઉભી કરી રહ્યું છે આ તબક્કે કોંગ્રેસ ડીએમકે નેશનલ કોન્ફરન્સ અને અન્ય પક્ષના સાંસદોએ સૂત્રોચ્યાર કરી સભાત્યાગ કર્યો હતો

અધ્યક્ષે જણાવ્યું કે કેટલાંક લોકોએ રાજીનામું નકારવાની માંગ કરી હતી વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું છે કે તેમણે રાજયપાલને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ આ ઘટનાક્રમમાં લોકોના હિતોને ધ્યાનમાં રાખી બંધારણને અનુસાર કામ કરે

બંને વચ્ચે પરસ્પર ફીતના મુદ્દાઓ અંગે ચર્ચાઓ થઇ ગઇકાલે તેમણે વિદેશમંત્રી એસ જયશંકર સાથે બેઠક થોજી હતી તેમાં રાજકીય આર્થિક વેપાર ઉર્જા અને અન્ય ક્ષેત્રના મુદ્દાઓ ચર્ચાયા હતા આ ઉપરાંત ત્રાસવાદના નિયંત્રણ માટે પણ ભાર મૂકાયો હતો રવિવારે રાત્રે તેઓ ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે

આજે લોકસભામાં ગૃહરાજયમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે સરફદ પારથી થતી ધુસણખોરી અટકાવવા સરકારે બફપાંખીયો વ્યૂહ અપનાવ્યો છે આ માટે આંતરરાષ્ટ્રીય સરહદે અને નિયંત્રણ રેખા ઉપર બફ્સ્તરીય ગોઠવણ કરી છે આ ઉપરાંત તારની વાડ ઇન્ટેલીજન્સ માફીતી અને જુદીજુદી એજન્સી વચ્ચે સંકલન કરવામાં આવ્યું છે

ચર્ચામાં ભાગ લેતાં ભાજપના વિરેન્દ્રસિંહ મસ્તે જણાવ્યું કે અંદાજપત્રમાં વિકાસની સાથે ગરીબો તથા ખેડૂતો પર ધ્યાન અપાયું છે તેમણે ખેડૂતોના પ્રશ્નો પર ધ્યાન આપવા સભ્યોને અનુરોધ કર્યો તેલંગણા રાષ્ટ્ર સમિતિના નામા નાગેશ્વર રાવે કહ્યું કે અંદાજપત્રમાં દક્ષિણનાં રાજયોના વિકાસ પર પૂરતી જાગવાઇ થઇ નથી ભાજપના સુશીલકુમાર સોનકરે અંદાજપત્રની પ્રશંસા કરી અને તમામ વર્ગને આવરી લીધાનું જણાવ્યું

ડીએમકેના એ રાજાએ કહ્યું કે અંદાજપત્ર ખર્ચ અને આવકનો ઉલ્લેખ કરતું નથી દેશમાં આર્થિક મંદી અને બેરોજગારી મુખ્ય સમસ્યા છે

ભાજપના કર્નલ રાજયવર્ધન રાઠૌરે કહ્યું કે અંદાજપત્રમાં વિકાસ પર પ્રાધાન્ય અપાયું છે અને નૂતન ભારતનો માર્ગ સૂચવ્યો છે

તેમણે કહ્યું કે જીએસટી કરવેરા વ્યવસ્થા દ્વાર વેપારીઓના પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવ્યો છે

નાણામંત્રી નિર્મળા સીતારમણ આવતીકાલે અંદાજપત્રીત યર્યાઓ અંગે જવાબ આપે તેવી સંભાવના છે બાદમાં અંદાજપત્ર પર મતદાન થાય તેવી શકયતાના પગલે વ્હીપ આપ્યો છે

આ ઉપરાંત કર્ણાટક કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદ થશે તેમ જણાવ્યું છે

તેનાથી કૌશલ્ય ધરાવતા હજારો ભારતીય યુવાનોને ખાસ કરીને આઇટી એન્જીનિયરોને લાભ થશે એય વન બી વિઝા પર જતા યુવાનોને તેનાથી લાભ થશે અમેરિકાની પ્રતિનિધિ સભામાં પણ તેને ટેકો મળી રહેશે

જા કે તેને સેનેટની મંજૂરી બાદ રાષ્ટ્રપતિ મંજૂર કરે તો જ કાયદો બને છે

રોકડ પ્રવાહીતાની કટોકટીના કારણે પાકિસ્તાને ગથા ઓગષ્ટમાં આઇએમકે પાસે નાણાકીય સહાથનું પેકેજ માંગ્યું હતું